પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

રાજયકક્ષાની ખેલ મહાકુંભની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગર સંસ્કાર મંડળના

અંતિમ આંકડાઓમાં મતદાનમાં થોડો વધારો થવાની સંભાવના છે રાધનપુર અને બાયડની બેઠકો ઉપર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી ધવલસિંહ ઝાલા યૂંટણી લડી રહ્યા હોવાથી આ બેઠકો ઉપર બંને પક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે

વી એમ માં કેદ થઈ ગયો છે આજનું મતદાન શાંતિ પૂર્ણ રહ્યું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી આ અંગે વધુ માહીતી આપે છે અમારા સંવાદદાતા યોગેશ પંડ્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રવાસના તેમના ત્રીજા દિવસનો પ્રારંભ સમરકંદથી બૂલેટ ટ્રેન મારફત બૂખારા પહોચીને કર્યો હતો મુખ્યમંત્રીશ્રીએ બુખારાના ગર્વનર શ્રીયુત ઓકટમ બારનોચેવ સાથે મૂલાકાત બેઠક યોજીને સ્માર્ટ સિટીઝ ઇન્ફરમેશન ટેકનોલોજી અને આઇ ટી ઇનેબલ્ડ સર્વિસીઝ ઉપરાંત ટેક્ષટાઇલ ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રો ક્રડ પ્રોસેસીંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાત ઉઝબેકિસ્તાન વચ્ચે પરસ્પર સહયોગની તકો અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી મુખ્યમંત્રીશ્રીએ બૂખારાના ગર્વનરશ્રીને ગુજરાતની મૂલાકાતે આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું તેમણે ગુજરાતમાં આ બધા જ ક્ષેત્રોમાં રહેલી તકોની સમગ્ર ઇકોસિસ્ટમની સંભાવનાઓ સાથે થોગ્ય ભાગીદારો મેળવવામાં ગુજરાતની મૂલાકાત ઉપયુકત બનશે એમ પણ બૂખારા ગર્વનર શ્રીને જણાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ બુખારાના ગર્વનર ને વડનગરના પ્રાચીન તોરણની પ્રતિકૃતિ આ મૂલાકાતની સ્મૃતિ રૂપે અર્પણ કરી હતી

ઈ રીટેલસ્ટાર્ટઅપ ક્ષેત્રે સરળતાથી લોન સહાય મળી રહે તેવા આશયથી બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા આજે સુરતમાં ગ્રાહક સંપર્ક પહેલ કાર્યક્રમ યોજાયો હતો

ડી

સી ઈન્ડિયન બેંક કેનરા બેંક જેવી જાહેર અને પ્રાઇવેટ ક્ષેત્રની બેન્કો સિડબી તથા નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ બેન્કિંગ સેવાઓ અને ધિરાણલક્ષી મેગા એકઝિબીશન દ્વારા ગ્રાહકોને કૃષિ હોમ લોન રીટેલ લોનસ્ટાર્ટ અપ તથા વિવિધ સરકારી યોજના અને લોન વિશેની માહિતી તથા લોન મેળા અંગેના સ્ટોલ પ્રદર્શિત કરીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી કેતનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વચ્ચે અનેક બેંકો એક છત નીચે ગ્રાહકોને સરળતાથી વિવિધક્ષેત્રોમાં લોનસહાય મળી રહે તે આપણા ઘરઆંગણે આવી છે ત્યારે ગ્રાહકોને વધુમાં વધુ લાભ લેવાની હિમાયત કરી હતી

વિરાણી રમત સંકુલના વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક સહીત સાત ચંદ્રકો જીતી લીધા છે

જયારે પુરૂષોની ડબલ્સમાં ક્ષિતીશ પુરોહિતે અને દિપસ સરવૈયાની જોડીએ અમદાવાદના અજય પટેલ અને નવીન દાતણીયાની જોડીને પરાજય આપી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો

ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિરપુર ગામના આ ત્રણ બાળકો તેમની માતા સાથે તળાવની પાળે કપડાં ધોવા ગયા હતા ત્રણેય પૈકી એક બાળક રમતાં રમતાં પાણીમાં ડૂબવા લાગતા અન્ય બે બાળકો તેને બયાવવા જતાં ત્રણેય ભાઇઓ તળાવમાં ડૂબી ગયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા